વી

આ બેઠકમાં ભારતીય હવાઈદળ નૌકાદળ અને ભૂમિ દળના ટોચના કમાન્ડરો ભાગ લઈ રહ્યા છે આ બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવી ભારતીય ઉપખંડમાં ઉભા થનાર સંભવિત ખતરા અંગે સઘન ચર્ચા વિચારણા કરાશે આ ઉપરાંત નવા એર ડિફેન્સ કમાન્ડ અને મેરીટાઈમ કમાન્ડની રચના અંગે ચર્ચા વિચારણા કરાશે

બેઠકમાં બંન્ને નેતાઓ બંન્ને દેશો વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધો અંગે વ્યાપક ચર્ચાઓ કરશે તથા કોવિડ બાદની પરિસ્થિતીમાં સહ્યોગને મજબૂત બનાવવા સહિત અનેક પ્રાદેશિક તથા વૈશ્વિક મુદે વિચારોનું આદાન પ્રદાન કરશે અમારા સંવાદદાતા જણાવે છે કે ભારત સ્વીડન લોકશાહી સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય નિયમો આધારીત કાયદા જેવા મૂલ્યો આધારીત મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે

વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણનું ભવિષ્ય તથા તે અંગેનાં ઉકેલ તથા નીતીઓ અંગે સમર્પિત નેતૃત્વનું સન્માન કરવા આ એવોર્ડ આપવામાં આવે છે

સંયુક્ત સંઘની સામાન્ય સભામાં ભારતે ગઈકાલે દરખાસ્ત મૂકી હતી એને સર્વસંમતિથી સ્વીકારવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અંગેના ઠરાવ અને તેની દરખાસ્ત કરનાર તમામ રાષ્ટ્રોનો આભાર વ્યક્ત કર્યો છે એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું હતું કે બરછટ ધાન્ય એટલે કે મિલેટ્સને લોકપ્રિય બનાવવા માટે ભારતે મોખરે રહીને ગૌરવ મેળવ્યું છે

વેંકેંયા નાયડુ આજે નવસારીની મુલાકાત લેશે

આ કેન્સર હોસ્પિટલ બન્યા બાદ દક્ષિણ ગુજરાતનાં લોકો માટે કેન્સર સહિતના જીવલેણ રોગની આધુનિક સારવાર કિફાયતી દરે ઉપલબ્ઘ થશે

એન્ડ ટી જુથના વડા એ એમ નાયકના પરિવારની જહેમત અને દાનથી આ હોસ્પિટલ ઊભી થઈ રહી છે

જેમાં દસ લાખથી વધુ વસતીવાળા શહેરોમાં બેંગલુરૂ ટોચ પર રહ્યું છે ત્યારબાદ પુણે અમદાવાદ ચેન્નાઈ સુરત નવી મુંબઈ કોઈમ્બતુર વડોદરા ઇન્દોર અને મુંબઇ છે દસ લાખથી ઓછી વસતીવાળા શહેરોમાં સિમલા ટોય પર રહ્યું છે ત્યારબાદ ભુવનેશ્વર સિલવાસા કાકિનાડા સાલેમ વેલ્લોર ગાંધીનગર ગુરુગ્રામ દાવણગેરે અને તિરુચિરાપલ્લી છે

દસ લાખથી વધુ વસતીવાળા શહેરોમાં ઈન્દોર ટોચનાં ક્રમે છે જયારે બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે ભોપાલ છે દસ લાખથી ઓછી કેટેગરીમાં નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ અને ત્યારબાદ તિરૂપતિ અને ગાંધીનગર છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

મુખ્ય યૂંટણી કમીશ્નર સુનિલ અરોરાએ ચૂંટણી નિરીક્ષકોને આવકારીને વિધાનસભાની યૂંટણી મુક્ત પારદર્શક તથા તટસ્થ રીતે યોજવા માટે માર્ગદર્શન આપ્યું હતું તેમણે ચૂંટણી ફરજ માટેનાં વિવિધ એકમો વચ્ચે સંકલન સાધવા ઉપર ભાર મૂક્યો હતો યૂંટણી કમીશ્નર સુશીલ ચંદ્રે સંવેદનશીલ મતદાન મથકો પર મતદાનની કામગીરીનાં વેબ કાસ્ટીંગ અંગે યૂંટણી પંચનાં આદેશની વિગતો આપી હતી

વી સિંધુ કિદામ્બી શ્રીકાંત સાઇ પ્રણીત અને અજય જયરામે સ્વીસ ઓપન બેડમીંટન સ્પર્ધાની સીંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

અજય જયરામે ત્રીજો ક્રમાંક ધરાવતા આર

જોકે સાઇના નેહવાલનો થાઈલેન્ડની પી ચાઇવાન સામે અને પી કશ્યપનો સ્પેનના પી એબીયન સામે પરાજય થતાં તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે

ગઇકાલે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો

ઓપેક વતી સાઉદી અરેબીયાએ જણાવયુ છે કે ઓપેક સંગઠનનાં સભ્ય દેશોએ ખનીજ તેલનાં ઉત્પાદનમાં દરરોજ દસ લાખ બેરલ ધટાડાનો નિર્ણય લીધો છે આ નિર્ણયમાં રશિયા અને કઝાગીસ્તાન જેવા સાથી દેશોને થોડીક છૂટ આપવામાં આવી છે

આ કાર્યક્રમ વર્ચ્યુઅલ રીતે યોજાયો છે અને તેમાં અફઘાનિસ્તાન આર્મેનિયા ઈરાન કઝાકિસ્તાન રશિયા અને ઉઝબેકિસ્તાનના મંત્રીઓએ ભાગ લીધો